એમ

કેન્દ્રીય ક્રષિમંત્રી રાધામોહનસિંહે બધા જ મૂખ્યમંત્રીઓને આવો નિર્દેશ આપતો પત્ર પાઠવ્યો છે શ્રી સિંહે જણાવ્યું છે કે યોજનાના લાભાર્થી ખેડૂતોની પસંદગી રાજ્ય સરકારોએ કરવાની રહેશે તેમજ તેમના બેંક ખાતાઓની વિગતો ઓનલાઇન પોર્ટેલ ઉપર દર્શાવવાની રહેશે જેથી યોજનાના પહેલા હપ્તાના નાણાં લાભાર્થીઓને તેમના ખાતામાં આપી શકાશે

ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતાં નાના અને સિમાંત ખેડૂતોને દર વર્ષે હ હજાર રૂપિયા આપવાની જોગવાઇ છે લાભાર્થીઓને આ નાણા ત્રણ હપ્તામાં તેમના બેંક ખાતામાં અપાશે

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે આજે રેપોરેટ સાડા છ ટકાથી ઘટાડીને સવા છ ટકા કરવાની જાહેરાત કરી છે

જે વિદ્યાર્થીઓને મેગા જોબ પ્લેસમેન્ટ થકી નોકરીની ઉત્તમ તક મળે તેઓ ખૂબ પ્રમાણિકતાથી દાયિત્વ નિભાવે તેમ ગઈકાલે ભુજની આર

કચ્છ મોરબી વિસ્તારના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પણ મેગા પ્લેસમેન્ટ કેમ્પ બદલ પોતાની શુભકામના પાઠવી હતી ભુજના ધારાસભ્ય ડો